બાબાસાહેબ આંબેડકરે કરેલી કામગીરીની પ્રશંસા કરી હતી

અદાલતે જણાવ્યું છે કે વિધાનસભાના નવા યૂંટાયેલા ધારાસભ્ય આવતીકાલે સાંજે પાંચ વાગ્ય સુધીમાં શપથ લેશે અને ત્યાર પછી ગૃહમાં બહ્મત પરિક્ષણ હાથ ધરાશે સર્વોચ્ય અદાલતે ફ્લોર ટેસ્ટ એટલે કે બહુમત પરિક્ષણ ગુપ્ત મતદાન વડે નહીં કરવાનો અને આ સમગ્ર પ્રક્રિયાનું એ જ વખતે પ્રસારણ કરવાનો પણ આદેશ આપ્યો છે

તેમણે કહ્યું કે શિવસેના એનસીપી અને કોંગ્રેસને આ આદેશથી સંતોષ થયો છે તેમણે કહ્યું કે આ ત્રણેય પક્ષો ગૃહમાં બહ્મતી ધરાવે છે પ્રદેશ ભાજપના વડા ચંદ્રકાન્ત પાટિલે જણાવ્યું છે કે તેમનો પક્ષ સર્વોચ્ય અદાલતે આપેલા ચુકાદાનું સન્માન કરે છે તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે ભાજપ ગૃહમાં બહુમત પુરવાર કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સંયુક્ત બેઠકને સંબોધતા ભારતીય બંધારણની શક્તિઓ અને સર્વસમાવેશકતા અંગે વિસ્તૃત જાણકારી આપી હતી તેમણે કહ્યું કે બંધારણમાં નાગરિકના અધિકાર અને ફરજો બંને બાબતો દર્શાવવામાં આવી છે ત્યારે આપણે પોતાની ફરજો બજાવીને બંધારણને હજુ વધુ સમૃદ્ધ કેવી રીતે કરી શકીએ તે અંગે વિચારવું જોઈએ તેમણે કહ્યું કે આપણી દરેક કૃતિ દેશને કેવી રીતે મજબૂત બનાવશે તે અંગે લોકોએ વિચારવું જોઈએ ભારતના બંધારણને સૌથી વધુ સેક્યુલર ગણાવીને શ્રી મોદીએ કહ્યું કે તેની આંતરિક શક્તિના લીધે જ આપણે એક ભારત શ્રેષ્ઠ ભારત અભિગમ અપનાવી શક્યા છીએ કટોકટીના સમયનો અપ્રત્યક્ષ ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું હતું કે ભૂતકાળમાં આપણી ભૂલના કારણે આપણે સ્વાતંત્ર્થ અને પ્રજાસત્તાક સ્વરૂપ થોડા સમય માટે ગુમાવ્યું હતું અગાઉ સંસદીય બાબતોના મંત્રી પ્રહલાદ જોષી અને લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ મહાનુભાવોને આવકાર્યા હતા સંયુક્ત બેઠક યાલી રહી છે ત્યારે શ્રી મતી સોનિયા ગાંધી ભૂતપૂર્વ પ્રધાનમંત્રી મનમોહનસિંહ અને શિવસેનાના અરવિંદ સાંવત સહિત ઘણા વિપક્ષી અગ્રણીઓ સંસદમાં આવેલ બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાની સામે મહારાષ્ટ્રમાં સરકાર રચવાનો વિરોધ કરી રહ્યા હતા

ઉપરાષ્ટ્રપતિ એમ વેંકૈયા નાયડુએ આતંકવાદી હુમલામાં મૃત્યુ પામનારને ગઇકાલે અંજલિ આપી હતી

તેમણે કહ્યું કે અંતિમવાદીઓએ લોકશાહીના મહત્વના દિવસે હુમલો કરીને ભારતની વસુઘૈવ કુટુંબકમની ભાવનાને ઠેસ પહોંચાડી તે બાબત જ પીડાદાયક છે

દક્ષિણ મુંબઈના મરીન લાઇન્સ વિસ્તારમાં પોલીસ સ્મારક સ્થળે ચોજાચેલા પુષ્પાંજલી કાર્યક્રમમાં મુખ્ય સચિવ અજોય મહેતા પોલીસ મહાનિદેશક સુબોધકુમાર જયસ્વાલ મુંબઈ પોલીસ કમિશનર સંજય બર્વે અન્ય વરિષ્ઠ પોલીસ અધિકારીઓ તથા શહિદોના પરિવારજનો જોડાયા હતા મુખ્યમંત્રી અને રાજ્યપાલ શહિદોના પરિવારજનોને પણ મળ્યા હતા

ભારતીય અમેરિકન અને વિવિધ જૂથોએ મુંબઈ આતંકવાદી હ્મલામાં દેશની ભૂમિકા સામે વોશિંગ્ટનમાં પાકિસ્તાન દ્રતાવાસ સામે રેલ યોજીને વિરોધ દર્શાવ્યો હતો વિરોધ રેલીના આયોજકોએ જણાવ્યું હતું કે આ હુમલાના ગુનેગારો પાકિસ્તાનમાં મુક્તપણે ફરતા હોય છે

આ તબક્કામાં ઉમેદવારી પત્રો ત્રીજી ડિસેમ્બર સુધી ભરી શકાશે જ્યારે તેની બીજા દિવસે તેની યકાસણી થશે

દરમિયાન ત્રીજા તબક્કાની યૂંટણી માટે ભરાયેલા ઉમેદવારો પત્રોની આજે ચકાસણી થઈ રહી છે

ગઇકાલે નવી દિલ્હીમાં યોજાયેલી ભારતીય હવાઈ દળના કમાન્ડરોની દ્વિવાર્ષિક પરિષદમાં તેઓ સંબોધન કરી રહ્યા હતા સંરક્ષણ મંત્રીએ ઘરઆંગણે અદ્યતન શસ્ત્રોના નિર્માણ માટે હવાઈ દળે કરેલા પ્રયાસોને બિરદાવ્યા હતા તેમણે હવાઈ દળના સૈનિકોને શ્રેષ્ઠ વ્યવસાયિકતા માટે પણ બિરદાવ્યા હતા અમારા સંવાદદાતા જણાવે છે કે બે દિવસ માટેની કમાન્ડરોની આ પરિષદનું આજે સમાપન થશે

સર્વોચ્ય અદાલતે હવા તથા પીવાના પાણીની ગુણવત્તા અને કચરાના વ્યવસ્થાપન અંગે અહેવાલ મોકલવા બધા જ રાજ્યોને નોટીસ પાઠવી છે

પોલીસના જણાવ્યા મુજબ આતંકવાદીઓએ દક્ષિણ કાશ્મીરના શાદીમાર્ગ ખાતે આવેલ એક ચેકપોસ્ટ ઉપર ફરજ બજાવતા જવાનો ઉપર ગોળીબાર કરતાં અથડામણ શરૂ થઈ હતી સલામતી દળોએ કરેલી વળતી કાર્યવાહીમાં ગઇકાલે એક આતંકવાદી ઠાર થયો હતો સંબંધિત સ્થળે આતંકવાદી સામેની કાર્યવાહી લગભગ પૂરી થઈ છે

અને આના જે પરિણામ આવે તે ભોગવવા તૈયાર રહેવાની ચીમકી અમેરિકાએ આપી છે ઉલ્લેખનીય છે કે તાજેતરના દિવસોમાં ચીને બ્રાનસ્ટાર્ડને બીજી વખત બોલાવીને આ પ્રકારની ચેતવણી આપી છે